ગૃહમંત્રીશ્રી રાજનાથસિંહના નેતૃત્વમાં રચાયેલી ઉચ્ચકક્ષાની સમિતિએ આ વધારાની નાણાકીય સહાય પૂરી પાડી છે

નાણામંત્રીશ્રી પિયુષ ગોયલ અને કૃષિમંત્રીશ્રી રાધામોહનસિંહ પણ આ સમિતિના સભ્ય છે ચંદ્રવદન પટ્ટણી ડીસેલીનેશન પ્લાન્ટ કચ્છમાં મુંદરા અને માંડવી ખાતે દરિયાના ખારા પાણીને મીઠ્દ કરવાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની સરકારે કરેલી જાહેરાત પછી તેના ટેન્ડર બહાર પાડવામાં આવતા તે દિશામાં સરકાર ગતીશીલ હોવાના સંકેત સાંપડ્યા છે

ચંદ્રવદન પટ્ટણી દાંડી સ્મારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના નવસારી જિલ્લાના દાંડી ખાતે મહાત્મા ગાંધીના દોઢસોમાં જન્મ વર્ષે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા તૈયાર થયેલું રાષ્ટ્રીય દાંડી સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને અર્પણ કરશે

નાથુરામ ગોડસેની ગોળીથી તેઓ નિર્વાણ પામ્યા હતા

ત્યારે ગાંધીજીના નિર્વાણદિને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે ભુજમાં હમીરસરના કિનારે આવેલી ગાંધીજીની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા હારારોપણ કરી અંજલી અપાશે

ચંદ્રવદન પટ્ટણી મુખ્ય અધિકારી ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાની બદલી કરી ગાંધીધામ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો વધારાનો ચાર્જ સુપ્રત થયો હોવાનું જાણવા મળે છે ભુજમાં તેમના સ્થાને નીતિન બોડાતને મુખ્ય અધિકારી તરીકેનો કાર્યભાર સુપ્રત થયો છે

જોકે કચ્છમાં તાપમાનનો પારો સહેજ ઘટયો છે પરંતુ ઠંડીની તીવ્રતામાં ખાસ ફરક પડ્યો નથી